રાષ્ટ્રસંઘમાં પાકિસ્તાનના રાજદૂતે સુરક્ષા પરિષદની બેઠકમાં નિવેદન કર્યું હોવાની બાબતને ભારતે વાહિયાત ગણાવી છે

રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા દ્વારા જાહેર કરાયા મુજબ લોન પર છ માસની મુદત આપવામાં આવી હતી આ અંગેની અરજી પર સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે નિરીક્ષણ કર્યું છે કે કેન્દ્ર સરકારે આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ હેઠળ પોતાની સ્થિતિ સ્પષ્ટ કરવી જરૂરી છે અને રિઝર્વ બેન્કનું વલણ અલગ છે કોર્ટે કહ્યું કે સરકારે ફક્ત વ્યવસાય વિશે જ નહીં પરંતુ લોકોની દુર્દશા વિશે પણ વિયારવું જોઈએ આ તબક્કે સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે નિયમનકાર તરીકે રિઝર્વ બેન્ક આ કામગીરી કરે છે તેમણે કહ્યું કે આરબીઆઈ બાકી વસૂલાત હેઠળનાં ખાતાંઓને ઓળખીને ઓછા વ્યાજ દર દ્વારા રાહત આપવાનું વિચારી રહી છે

સુપ્રીમ કોર્ટ હવે આ મામલે પહેલી સપ્ટેમ્બરે સુનાવણી કરશે

આ પ્રસંગે નીતિ આયોગના વાઇસ ચેરમેન ડો રાજીવ કુમારે જણાવ્યું કે ભારતીય અર્થતંત્ર વિશ્વ મંચ પર મજબૂત નિકાસકાર બનવાની અપાર સંભાવના ધરાવે છે તેમણે કહ્યું કે આ માટે નિકાસ તૈયારી સૂચકાંક રાજ્યોની સંભવિતતાઓ અને ક્ષમતાઓનું મૂલ્યાંકન કરે છે

તેમાં ગુજરાત સૌથી ટોય પર રહ્યું છે જ્યારે મહારાષ્ટ્ર બીજા ક્રમે અને તમિલનાડુ ત્રીજા ક્રમે છે જેઇઇ નીટ રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી એનટીએએ આવતા મહીને યોજાનારી જેઇઇ અને નીટ પરીક્ષા માટે કેન્દ્રોની સંખ્યામાં વધારો કર્યો છે

પરીક્ષા ખંડમાં અંતર જળવાય તે માટે વિદ્યાર્થીઓને એક સીટ ખાલી રાખી બેસાડાશે

પરીક્ષા ખંડની બહાર તથા પરીક્ષા કેન્દ્રોની બહાર પણ સામાજીક અંતર જળવાય તે માટેની વ્યવસ્થા કરાઇ છે એનટીએ એ રાજયોને પત્ર લખી પરીક્ષાર્થીઓના પરીક્ષા માટે આવવા જવાની સુવિધાનું ધ્યાન રાખવા જણાવ્યું છે

સુરક્ષા પરિષદના સભ્ય ના હોય તેના માટે નિવેદન શક્ય નથી એમ જણાવી ભારતે કહ્યું કે સરહદ પરથી આતંકવાદને ઉત્તેજન આપનાર હવે પીડિત તરીકે અંયળો ઓઢી રહ્યા છે દાયકાઓથી સરહદ પારથી આતંકવાદનું લક્ષ્ય હોવાનું પાકિસ્તાનનું નિવેદન એક ભયાનક જૂક્રાણુ ગણાવી ભારતે કહ્યું કે સો વખત પુનરાવર્તિત જુઠાણું સત્ય નહીં બને રાષ્ટ્ર સંઘમાં ભારતના કાયમી મિશન દ્વારા જણાવવામાં આવ્યું છે કે પાકિસ્તાન મિશન દ્વારા ખોટી રીતે દાવો કરવામાં આવ્યો છે કે તેના રાજદૂત મુનીર અકરમે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી અંગેના સેક્રેટરી જનરલના અહેવાલ પર સુરક્ષા પરિષદની ચર્ચામાં નિવેદન આપ્યું હતું સુરક્ષા પરિષદની બેઠક પરિષદના બિન સભ્યો માટે ખુલી ન હતી

મેચ ડ્રો જતાં ઇંગ્લેન્ડે માન્ચેસ્ટરમાં પ્રથમ ટેસ્ટમાં ત્રણ વિકેટથી જીત મેળવી હતી સૌથી વધુ વિકેટ લેનારા ખેલાડીઓમાં ત્રણ સ્પીનર છે જ્યારે એન્ડરસન પ્રથમ ઝડપી બોલર છે

ઈ પીપીઓ પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગ દ્વારા પેન્શનરોની સરળતા માટે ડિજિ લોકર સાથે સંલગ્ન ઈ પીપીઓ ઇલેક્ટ્રોનિક પેન્શન યુકવણી હ્કમ કરવાનો નિર્ણય લીધો છે

પેન્શનરના ડિજિ લોકરમાં પીપીઓનો કાયમી રેકોર્ડ બનાવશે

કર્મચારી જાહેર ફરિયાદો અને પેન્શન મંત્રાલયે જણાવ્યું છે કે કેટલાક પેન્શનરોને તેમના પી પી ઓ ની અસલ નકલો મળતી નથી જે ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે હવે પેન્શન પ્રક્રિયાની શરૂઆતથી પ્રક્રિયાના અંત સુધી નિવૃત્ત કર્મચારી ડિજિ લોકર ખાતાને ઇ પીપીઓ મેળવવા માટે વિકલ્પ પ્રદાન કરશે હર્ષવર્ધન કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો કટર ફર્ષવર્ધને કહ્યું છે કે કોરોના સામે ભારતની કામગીરીએ વિશ્વના મોટા દેશોને પાછળ પાડી દીધા છે

આરોગ્ય મંત્રીએ આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજસ્થાનમાં બે મેડિકલ કોલેજો અને ત્રણ સુપર સ્પેશિયાલિટી સેન્ટરનું ઉદઘાટન કર્યું હતું

આ બેઠકમાં બ્રાઝિલ રશિયા ભારત ચીન અને દક્ષિણ આફ્રિકા છે

ઉલ્લેખનીય છે કે ભારત કોઈ પણ એક દેશ પર આધાર રાખવાની જગ્યાએ તેની પુરવઠા શ્રેણીને વધુ સ્થિતિસ્થાપક અને વૈવિધ્યસભર બનાવવા પર કામ કરી રહ્યું છે અમેરિકા મેલાનિયા દેશમાં વંશીય સંવાદિતા માટે હાકલ કરતાં અમેરિકાનાં પ્રથમ મહિલા મેલેનીયા ટ્રમ્પે ન્યાયના નામે કરવામાં આવી રહેલી હિંસા અને લૂંટનો અંત લાવવા તાકીદ કરી છે રિપબ્લિકન પાર્ટીના સંમેલનમાં બોલતાં મેલેનીયા ટ્રમ્પે કહ્યું કે લોકોએ ભૂતકાળમાંથી શીખતી વખતે ભવિષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ

ડોક્ટર કોટનીસે નિસ્વાર્થ સેવા અને માનવ સમાજ પ્રત્યેની નિષ્ઠા માટે ચીનના ઇતિહાસમાં સ્થાન મેળવ્યું છે